પ્રધાનમંત્રી શ્રી મોદીએ રોકાણકારો વિકાસકર્તાઓ અને ઉધોગોને ભારતની નવીનીકરણીય ઉર્જા યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું

સંક્રમણ ઓછું થાય અને સંક્રમિતોને સઘન સારવાર મળે અને જલ્દીથી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઉભી કરેલી છે શ્રી રૂપાણીએ સૌ નાગરિકોને એસ ઓ પી નુ પાલન કરવા ભીડભાડ ટાળવા માસ્કનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે રાજ્યમાં લોકડાઉન કે કર્ફથુની વાત માત્ર અફવા છે ખોટો ડર કે ગભરાટ રાખવાની જરૂર નથી

લોકોની આરોગ્યની સલામતી સરકારની અગ્રતા છે કોરોનાના સંક્રમણ નિયંત્રણ સારવાર દવાઓ સહિતની સુવિધા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે તે મુજબ કામગીરી થઇ રહી છે

હાથ સાફ રાખો

વિરલ રાણા તાનારીરી એવોર્ડ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ સંગીત બેલડી તાના રીરીની સ્મૃતિમાં દર વર્ષે અપાતો એવોર્ડ આ વર્ષે પાશ્વગાથિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે અર્પણ કર્યુ હતું આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા રૂ પાંચ લાખનો પુરસ્કાર તામ્રપત્ર અને શાલથી એવોર્ડ વિજેતાનું બહ્માન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ અનુરાધા પોંડવાલ અને વર્ષાબફેન ત્રિવેદીએ સંગીત ગાયન ક્ષેત્રે આપેલા અમૂલ્ય પ્રદાનની પ્રસંશા કરતાં તેઓ આ પ્રદાન અવિરત આપતાં રહે તેવી શુભેચ્છાઓ આપી હતી

વિરલ રાણા રાજકોટ હોસ્પિટલ આગ અમને હમણાં જ મળતા સમાચાર મુજબ રાજકોટની ઉદય શિવાનંદ કોવીડહોસ્પીટલના આઈસીયુ વિભાગમાં ગત મોડી રાત્રે આગ લાગી હોવાનું જાણવા મળેલ છે

કુલ ચાર દર્દીના મોત થયા હોવાના અહેવાલ છે અન્ય દર્દીઓને અન્ય હોસ્પીટલમાં ખસેડાયા છે હાલ આગ કાબુમાં છે વિરલ રાણા ખનિજ ચોરી પુનડી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા માંડવીના પુનડી ગામની સીમમાં ગેરકાયદાકિય રીતે થતી મોટી ખનીજ ચોરી ને ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળે છે આ બનાવમાં સદા ચાર કરોડથી વધુના વાહનો યંત્રો અને પ્રતિબંધિત બોક્સાઈટનો જથ્થો કબ્જે કરાયો છે